આરોગ્ય સચીવે કહ્યં કે રસી ઉત્પાદકો દ્વારા સ્ટોરેજ કેન્દ્રો ખાતે રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે

જાહેર આરોગ્ય સુવિધામાં વધારો કરવાના હેતુથી બનનાર આ પ્લાન્ટ દેશના વિભિન્ન સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ખોલાશે

આ પ્લાન્ટની સ્થાપના ધ્વારા જન આરોગ્ય સેવાઓ વધુ મજબુત બનશે તથા મેડીકલ ઓકસીજન પુરવઠો વાજબી દરે ઉપલબ્ધ થશે

આરોગ્ય સચિવ રાજેશ ભુષણે કહયું છે કે દેશમાં દૈનિક સંક્રમણનો દર સતત ઘટી રહયો છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તિરુવનંથપુરમના રહેવાસી સારથી પી

અને મુખ્ય આરોપી સ્વપ્ન પ્રભા સુરેશ સહિત બધા જ આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિ નિયંત્રણ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓ સુરેશ અને સારથિ સંયુક્ત આરબ અમિરાતના વાણિજ્યક દૂતાવાસના પૂર્વ કર્મચારીઓ છે બંનેએ તેમના જુના સંબંધનો લાભ લઈ આ દાણચોરી કરી હતી

રેલવે કેન્દ્ર સરકારે રેલવે મંત્રાલય મુસાફરી ભાડામાં વધારો કરવાની યોજના કરી રહ્યું છે તેના સમાચાર માધ્યમોમાં આવેલા સમાચારોને નકારી કાઢ્યા છે

અને ભાડુ વધારવાનો કોઈ પ્રસ્તાવ હાલ વિચારણા હેઠળ નથી રેલવેએ મીડિયાને આવા નિરાધાર સમાચારો પ્રકાશિત અને પ્રસારિત ન કરવા અનુરોધ કર્યો

તાલીમી ઉડાન કરી રહેલા આ વિમાનમાં તકનીકી ખામી સર્જાતા તે દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું જોકે પાયલોટ વિમાનમાંથી સમયસર કુદી જતા તેનો બચાવ થયો છે વાયુસેનાએ જણાવ્યું કે દુર્ધટનાના કારણોની તપાસના આદેશ અપાયા છે

સંગઠનના પ્રમુખ ગ્રેબ્રેયસીસે કહ્યું કે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોનાં જૂથે કોવિડ સંબંધે તપાસ માટે ચીનની યાત્રા શરૂ કરી દીધી છે પરંતુ ચીનના અધિકારીઓએ જરૂરી મંજૂરી આપી નથી